શ્રી જાડેજા એ જણાવ્યુ હતું કે લાલય વડે ધર્મ પરિવર્તન ની ઘટનાઓ સમાજને કલંકિત કરતી હોવાથી તેના ઉપર કાબૂ મેળવવા આ ખરડો રજૂ કરાયો છે તેમણે ઉમેર્યુંહતું કે લગ્ન જેવી બાબત માં છેતરાતી દીકરી ભલે ગમે તે ધર્મ ની હોય પણ તે ખરેખર તો ગુજરાતની દીકરી હોવાથી તેનું રક્ષણ એ સરકાર ની જવાબદારી બને છે શ્રી જાડેજા એ ચોખવટ પણ કરીહતી કે કોઈ રાજકીય એજન્ડા સાથે આ ખરડો લવાયો હોવાની વાત ખોટી છે નેહ્લ ઠક્કર સુજલામ સુફલામ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના યોથા તબક્કાનો શુભારંભ થયો છે જળ સંગ્રહના કામો જેવાકે તળાવો ઊંડા કરવા હયાતચેકડેમોનું ડિસિલટીગ તથા રિપેરિંગ તેના પાળા અને વેસ્ટવિયરનું મજબૂતિકરણ હાથ ધરાશે આ ઉપરાંત નદી નાળા ની સફાઇ અને તેને પુનઃજીવિત કરવામાં આવશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ સુધારા વિધેયકની ચર્ચા દરમ્યાન ગૃહમાં અદાલતના ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે શિક્ષકોની નિમણૂક માટે નિયમનકારી મંડળ સ્થાપવાનો સરકારનો નિર્ણય લધુમતી સંસ્થાઓના વહીવટમાં દખલકર્તા નથી

અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નીતિશ્વર કુમારે આ માહીત આપી હતી

ભુજમાં શાળા નં

બજેટમાં વિવિધ ક્ષેત્રોને આવરી લઈને આવક જાવકના ફિસાબો રજુ કરવામાં આવ્યા હતા

જનરલ હોસ્પિટલમાં આંખના વિવિધ ઓપરેશન સરળતાપૂર્વક કરી શકાય એ માટે આધુનિક ફેકો માઈક્રોસ્કોપ જેવા મશીનો ઉપલબ્ધ કરાયા છે હોસ્પિટલમાં ઓપરશન અને ચોક્કસ દિવસે ઑ પી ડી માટે આવતા શહેરના જાણીતા આંખરોગના નિષ્ણાંત ડો અતુલ મોડેસરાએ કહ્યું હતું કે આંખ વિભાગમાં ફેકો મશીન દ્વારા સો જેટલા ઓપરેશન કરી નાખવામાં આવ્યા છે ઉપરાંત હોસ્પિટલમાં બીજું એક આધુનિક માઈક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવાયું છે જેનાથી મોતિયાના ઓપરેશન ઉપરાંત બીજા ઓપરેશનો પણ અત્યંત સરળ બન્યા છે જ્યારે આંખની ઝામરનું ઓપરેશન પણ માઈક્રોસ્કોપની મદદથી કરી શકાય છે